મુખ્ય ઉમેદવારોમાં આરોગ્યમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રમેશ ઓરાન પૂર્વ મંત્રી દાદાઇ દુબે ભાનુ પ્રતાપ શાહી રાધાક્રિષ્ન કિશોર અને કમલેશ સીંઘનો સમાવેશ થાય છે આજે મતદાન ચાલી રહ્યું છે તે તમામ મતદાન વિસ્તારો નકસલ પ્રભાવિત છે ખાસ પોલીસ નિરીક્ષક મૃણાલ કાંત દાસ ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા છે ઘુસણખોરી અટકાવવા ઓડિશા છત્તીસગઢ બિહાર પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશને જોડતી સરહદો સીલ કરાઇ છે પેટ્રોલીંગ સઘન બનાવાયું છે

ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ બી

કોશીયારીએ શ્રી ઉદ્ધવ ઠાકરેને ત્રીજી ડિસેમ્બર સુધીમાં ગૃહમાં બહ્મતી પુરવાર કરવાનો આદેશ આપ્યો હતો

શ્રી સિંહે ભારપુર્વક ઉમેર્યુ કે પાકિસ્તાન આતંકવાદ મુદ્દે વૈશ્વિક મંચ પર ખુલ્લુ પડયા બાદ એકલુ પડી ગયું છે સશસ્ત્ર દળોની હ્મલો કરવાની ક્ષમતા બિરદાવતા તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો દેશની તાકાત છે આ પ્રસંગે કેડેટ ધ્વારા પ્રભાવશાળી પરેડ રજુ કરાઇ હતી જેનુ સુખોઇ લડાયક વિમાનો અને સારંગ હેલીકોપ્ટરોની ફલાઇ પાસ્ટ સાથે સમાપન થયું હતું

સંરક્ષણ પ્રવકતાએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાતના લગભગ સાડા આઠ વાગે પાકિસ્તાની દળો ધ્વારા કોઇપણ ઉશ્કેરણી વગર મનધમના બાલાકોટ ક્ષેત્રની નિયંત્રણ રેખા નજીક ગોળીબાર શરૂ કરાયા હતા જો કે ભારતીય દળો ધ્વારા પણ વળતો જવાબ અપાયો હતો રાતના સવા નવ વાગ્યા સુધી બંને તરફથી ગોળીબાર યાલ્યા હતા

મંગળવારે અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ કરેલા ગ્રેનેડ હ્મલામાં હક્રરા ગામના શેખ ઝહ્ર અહેમદ અને સરપંચ સૈથદ મોહમ્મદ રફી માર્યા ગયા હતા ઉપરાજ્યપાલે ગ્રામીણ વિકાસ વિભાગને વળતર પ્રક્રિયા વહેલી તકે પુર્ણ કરવા નિર્દેશ આપ્યો છે આ હુમલામાં વધુ બે સરકારી કર્મચારી ઘાયલ થયા છે ઉપરાજ્યપાલે કાશ્મીરના વિભાગીય કમિશનરને તેમના માટે યોગ્ય સારવારની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે

રાજ્ય વિધાનસભામાં પ્રશ્નના ઉત્તરમાં પરિવહન મંત્રી ચંદ્રા મોહને કહ્યું કે કેન્દ્ર તતા યુનાઇટેડ લીબરેશન ફન્ટ ઓફ આસામ વચ્ચેની વાટાઘાટો યોગ્ય દિશામાં યાલી રહી છે

તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા શાંતિ સંવાદમાં જોડાયેલા આતંકી જૂથના સભ્યોને પુનઃવસન અને કૌશલ્ય તાલીમ અપાઇ રહી છે

જાપાનના વિદેશમંત્રી અને સંરક્ષણમંત્રી ભારતના વિદેશમંત્રી તથા સંરક્ષણમંત્રી સાથે મંત્રણા કરવા ભારત આવ્યા છે તેઓ વિધિવત મંત્રણા પહેલા ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે આ મંત્રણાઓ બંને દેશો સાથેના સંરક્ષણ તથા દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી નીવડશે બંને દેશોના મંત્રીઓ ભારત પ્રશાંત વિસ્તાર અંગે પણ વાતચીત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબે વચ્ચે તેરમી ભારત જાપાન વ્યુહાત્મક મંત્રણા વખતે બંને દેશોના મંત્રીઓ વચ્ચેની વાતચીતનો નિર્ણય લેવાયો હતો

મહિલા સિંગલ્સ સ્પર્ધામાં આજે રિતુપર્ણા દાસ થાઇલેન્ડના પી

ગઇકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે સાથેની મુલાકાતમાં શ્રી કોવિંદે કહયું કે ભારત શ્રીલંકા સાથે દ્વિપક્ષીય અને આર્થિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા તત્પર છે તેમણે કહ્યું કે ભારત ઇચ્છે છે કે શ્રીલંકા તેની વિકાસગાથાનો હિસ્સો અને શ્રી કોવિદે કહ્યું કે પાડોશી દેશ તરીકે બંને દેશો વિકાસ અને પ્રગતિ માટે જોડાણ ધરાવે છે અને પાડોશમાં શાંતી સમૃઘ્ઘિ માટે સમાન હિસ્સેદારી ધરાવે છે રાષ્ટ્રપતિએ ઉમેર્યુ કે બંને દેશોએ સંયુકત સુરક્ષા અને વિકાસ ક્ષેત્રે સહકાર વધુ મજબુત બનાવવો જોઇએ રાષ્ટ્રપતિએ ઉમેર્યુ કે શ્રીલંકાની જરૂરીયાત અને પ્રાથમિકતા મુજબ ભારત પરસ્પર હિતોનો વધુ યોજના હાથ ધરવા તૈયાર છે

વાનમાં શેરડીના ખેત મજૂરો મુસાફરી કરતાં હતાં પોલીસ અધિકારીઓએ કહ્યું કે મધ્યરાત્રી બાદ ધુલે સોલાપુર રોડ પર વિંયુર ગામ નજીક દુર્ઘટના ઘટી હતી બયાવ કામગીરી હાલ યાલી રહી છે અને ઇજા પામેલાઓને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે

તેમના વકીલ ઇરવીન કાન્ફાઇએ જણાવ્યું છે કે શ્રી લોટર્સ ચીનની યાત્રા પર છે અને આવતા અઠવાડીયે પરત ફર્યા બાદ યુકાદા વિરૃધ્ધ અરજી કરશે